પ્રાદેશિક સમાયાર અમિતા વાંઝા વાંચે છે

ગઇકાલે તેમણે રાજકોટમાં બે કરોડ બાવન લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા વિકાસ કામોનું ઇ લોકાર્પણ અને ઇ ખાતમુહુર્ત કર્યું હૃતું

તેમણે કહ્યું કે ભારત પાસે ઘણી વૈજ્ઞાનિક સંસ્થાઓ તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા નાગરિકો છે અને એ જ ભારતની અસ્કયામત છે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં મેડીકલ કોલેજો સ્થાપવામાં આવી રહી છે તેમણે કહ્યું કે ઝડપથી અમલમાં મૂકાયેલ લોકડાઉન ટેસ્ટનું વધુ પ્રમાણ સારી સારવાર લોકજાગૃતિ કેળવવામાં આવી આ બધાજ પ્રયાસોથી ભારતમાં કોવિડના સંક્રમણને ઝડપથી નિયંત્રણમાં લઇ શકાયું છે

આ ડિજીટલ કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી

જેમાં ગુજરાત રાજ્ય અનામત પોલીસ દળ એસ

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સુરક્ષા સેવા કર્મીઓને ઉત્તરોત્તર વધુ સુવિધાઓ આપીને પોલીસ દળનું મનોબળ વધાર્યું છે કોરોના કાળમાં અગ્રહરોળના કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનારા એસ

કર્મીઓને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા

કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી હર્ષવર્ધને ગઇકાલે નાયબ મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા રાજ્યસરકારે કોવિડના નિયંત્રણ માટે કરેલી કામગીરીની સમીક્ષા કરતાં તેમણે રાજ્ય સરકારે કરેલી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા આ કોન્ફરન્સમાં રાજ્યના વિવિધ જિલ્લાના કલેકટરશ્રીઓ પણ જોડાયા હતા કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતે કોરોનાના સંકમણને અટકાવવા માટે શ્રેષ્ઠ કામગીરી કરી છે

તેમણે ઉમેર્યુ કે ગુજરાત સરકારે ધન્વંતરી રથ દ્વારા ઘરઆંગણે જ સારવાર આપવાનો નવતર આયામ હાથ ધર્યો છે તે દેશ માટે નવી રાહ્ ચીંધનારો છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે લીધેલા પગલાંની માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ધંધા રોજગાર પૂર્વવત બન્યા છે

કેન્દ્ર સરકાર દ્વારા વેક્સીનના ટ્રાયલ માટે પાંચ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે

યાર આરોપીઓએ જિલ્લા કલેકટરના આદેશને વડી અદાલતમાં પડકાર્યો હતો જો કે વડી અદાલતે આપેલા યૂકાદાના પગલે ચાર પૈકી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમ જિલ્લા પુરવઠા અધિકારીએ ઉમેર્યું હતું

છોકરીઓ માટે વિશેષ છાત્રાલય રાખવામાં આવશે અહીં અભ્યાસની સાથે સાથે છોકરાઓને લશ્કરી અધિકારી માટેની તાલીમ અપાશે

જો કે હવાના દબાણની અસર હેઠળ જામનગર ભાવનગર અને રાજકોટ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થયાના અહેવાલ છે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નોંધાયો નથી

ત્યારે અંબાજી મૂકામે વિશાળ સંખ્યામાં થાત્રિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે યાત્રિકોની ધાર્મિક ભાવના ધ્યાને રાખી બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલની સુચના મુજબ દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે